ભારતીય સિનેમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સિનેમા અંગેના રાષ્ટ્રીય સંગ્રહાલયનું મુંબઇમાં ગઈ કાલે ઉદ્દઘાટન કર્યું હતું આ પ્રસંગે બોલતાં તેમજ્ઞે કહ્યું કે ભારતીય સિનેમા જગત દેશની વિવિધતા દર્શાવવાની સાથેસાથે દેશની એકતાને મજબૂત પણ બનાવે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર ફિલ્મ ઉદ્યોગના સશક્તિકરણ માટે સજજ છે

મહિલા પોલીસને દૃષ્કર્મ અથવા જાતીય સતામણીના કેસોની તપાસ કરવાથી લઇને સેનાની વિવિધ જરૂરિયાત પ્રમાણે કામગીરી સોંપાશે ઉલ્લેખનીય છે કે સેનામાં તબીબી કાનૂની શૈક્ષણિક તથા ઇજનેરી પાંખમાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે

ટી

ભરતી મેળામાં આઈ

આઈના વિવિધ ટ્રેડ પાસ કરેલ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકસે

આ એપ્રેન્ટીસ ભરતી મેળો ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રફી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પસંદગી કરના છે તેવુ રોજગાર અધિકારી ભુજ કચ્છની યાદીમાં જણાવાયુ છે શીતલબેન વૈષ્ણવ હવામાન પશ્ચિમ વિક્ષોભના કારણે સર્જાયેલ સાયકલોનિક સર્કયુલેશનની અસર તળે કચ્છના વાતાવરણમાં ગઈકાલથી પલટો આવતાં ભર શિયાળે કચ્છમાં ચોમાસુ માહોલ સર્જાથો હતો ભુજ હવામાન કચેરીમાથી મળતી માહિતી મુજબ આજ રોજ વાતાવરણ રાબેતા મજબ થઈ જશે પશ્ચિમ વિક્ષોભ પસાર થઈ ગયા બાદ ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે